પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું આહવાન

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આરોપી ઉત્તરપ્રદેશના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને આજે દિલ્હીની અદાલતમાં

કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને એનવિઘેચક અંગે આપેલી ખાતરી બાદ દિલ્હીની એઈમ્સ અને

સફદરજંગ હોસઃપીટલના રેસીડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી

સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગટે જીત્યો સુવર્ણ પદક

મુકવામાં આવ્યો છેઆદેશમાં કહેવાયું છે કે આવશ્યક સેવાઓ સાથે જાડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓના ઓળખપત્રોના આધારે જ અવરજવર કરવા દેવામાં આવશે કોઈપણ પ્રકારની રેલી કે જનસભા કરવા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

લ્લામાં ગઈકાલે અડધી રાતથી પ્રતિબંધો મૂક્યાં છે અને તમામ શૈક્ષણિક સંકુલો બંધ રાખવાના આદેશ આપ્યા છેઆજે યોજાનારી જમ્મુ વિશ્વવિદ્યાલય આજે બંધ રહેશે કાશ્મીર ખીણમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ તમામ

પોલીસ અધિકારીઓ અને કલેક્ટરોને સેટેલાઈટ ફોન અપાયા છે

અપનાવી જેમણે ભાજપાને મત નથી આપ્યો તેમના પણ દિલ જીતી લેવાની અપીલ કરી હતીતેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર અને રાષ્ટ્રહિત સર્વોપરી છેલોકસભા અને રાશ્ચસભાના ભાજપાના સાંસદોની બે દિવસીય

કાર્યશાળાના અંતિમ દિવસે તેમણે દરેક સાંસદને લોકઠીતમાં રાજનીતિ કરવા સૂચન કર્યું હતું વાતને ટાંકતા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાષીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું દૃઢપણે માનવું છે કે પ્રત્યેક સાંસદે સૌહાર્દપૂર્ણ વર્તન કરવું જાઈએઅમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ

ા સહયોગી શશીસિંહને ગઈકાલે દિલ્હી લાવવામાં આવ્યા હતાસીબીઆઈએ રાયબરેલી દુર્ઘટના કેસમાં ઉત્તરપ્રદેશના વિવિધ સ્થળો ઉપર દરોડા

દરમિયાન રાબરેલી દુર્ધટનામાં ઘાયલ દુષ્કર્મ પીડિતાની હાલત નાજુક જણાવાઈ છે

કાવત્રાની તપાસ કરી રહી છે

તેમણે સ્પષ્ટતા કરી હતી કે યાસીન મલીકની તબીયત અંગેની અફવાઓ તદ્દન અસત્ય છે આતંકવાદીઓને નાણાં સહાયના કેસમાં થાસીન મલીકની ધરપકડ કરાયા બાદ તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે મલીકની પાકિસ્તાનમાં જન્મેલી પત્ની મુશાલ ફસેને દાવો કર્થો હતો કે થાસીન મલીકની તબીયત કથળી રહી છે અને તેને તત્કાળ તબીબ સેવાની જરૂર છે આ નિવેદનના પ્રતિભાવમાં શ્રી સંદિપ ગોથલે થાસીન મલીકની તબીયત અંગે નિવેદન આપ્યું હતું

સુયવ્યું હતું ત્યારબાદ શ્રીનગર એરપોર્ટ પર શ્રદ્ધાળુઓની ભીડ વધી ગઈ હતીએરલાઈન્સને જરૂરીયાત

સફદરજંગ હોસ્પીટલના રેસીડેન્ટ ડોક્ટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે ડોક્ટર હર્ષવર્ધને એનવિધેયક અંગે તબીબોની બધી જ ચિંતાઓ અને પ્રશ્નો અંગે ઘટતુ

કરવાની ખાતરી આપી હતી સફદરજંગ હોસ્પીટલના તબીબોએ ગઈરાતે તેમની હડતાળ પુરી થયાની જાણ મેડિકલ સુપ્રીન્ટેન્ડન્ટને કરી હતી

ઉલ્લેખનિય છે કે તબીબો એનવિઘેયકની કેટલીક જાગવાઈઓમાં સુધારાની માગણી કરી રહ્યા

કે આ દુર્ઘટના મિડજિલ મંડલના કોદ્દાપલ્લી ગામમાં થઈ હતીત્રણ પૈડાના વાહનમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાયા હતા જેની સાથે એક ટ્રક ટકરાતા આ દુર્ઘટના સર્જાઈ હતીતેલંગણાના મુખ્યમંત્રી

ચંદ્રશેખર રાવે દુર્ધટના પર દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

વર્ગમાં સતત ત્રીજા સુવર્ણ પદક જીત્યો છે

પોવેલે અડધી સદી ફટકારી હતી